પ્રધાનમંત્રી નરેન્ન મોદીએ આજે રાજકોટ ખાતે બનનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજ પરિસરનો વિડિયો માધ્યમથી શિલાન્યાસ કર્યો સરકાર આધુનિક આરોગ્ય સુવિધાઓ માટે સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરી રહી છે તેમ જણાવ્યું

ઇનોવેટીવ ગ્રીન કન્દી કશનટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે

દેશમાં આવતીકાલથી તમામ વાહનો માટે ફાસ્ટટૈગ ફરજીયાત બનશે

નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્ર પતિએ નવી આશાઓ તથા અપેક્ષાઓ

તેમણે કહ્યું કે સરકારે આરોગ્ય ક્ષેત્રે નિવારક ઉપાયો સાથે આધુનિક આરોગ્ય સુવિધાઓ પર સર્વગ્રાહી અભિગમ સાથે કામ શરૂ કરી દીધું છે સરકાર દેશમાં તબીબી શિક્ષણમાં સુધાર માટે મિશન મોડ પર કામ કરી રહી છે તેમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીસુચ તબીબી આયોગની રચનાથી તબીબી શિક્ષણમાં ઘણો સુધારો આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે અને કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ પૂરજોશથી યાલી રહી છે

પૈસાના અભાવે સારવાર ન કરી શકતાં લોકોનો સંઘર્ષ આ યોજનાથી પૂરો થયો છે તબીબી માળખાકીય સુવિધા અંગે ગુજરાતને અભિનંદન આપતાં શ્રી મોદીએ કહ્યું કે આનાથી રાજ્યનું આરોગ્ય માળખું મજબૂત બનશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે એઇમ્સ હોસ્પિટલના નિર્માણથી રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સુવિધા સુનિશ્ચિત થશે

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત કેન્રિનીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધન તથા કેન્રિ ીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વીની કુમાર ચૌબે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

યક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરાશે ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળ નીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પધ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુફૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ ટેકનોલોજીથી દેશના રાજકોટઇંદોર ચેન્નાઇ રાંચી અગરતાલા અને લખનઉ પ્રત્યેક શહેરમાં હજારથી વધુ મકાનો બનાવાશે આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરાશે

શ્રી નિશંકે કોવિડની અસાધારણ પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓને સતત સાથ આપવા બદલ શિક્ષકો તથા વાલીઓની પ્રશંસા કરી

ફાસ્ટટૈગથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે જેનાથી સમય અને ઇંધણની બચત થશે

એમેઝોન ફ્લીપકાર્ડ અને સ્નૈપડીલ પરથી તેને ઓનલાઇન પણ ખરીદી શકાશે ફાસ્ટટૈગમાં રેડીયો ફીકવન્સી આઇડેન્ટીફીકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેનાથી યાલકોને ટોલ પ્લાઝા પર રાહ જોવી પડતી નથી ફાસ્ટટૈગ સાથે જોડાયેલા બેંક વોલેટમાંથી ડીજીટલ રીતે જાતે પૈસા કપાઇ જાય છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કેન્વ્વ સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્ક્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે કેન્રિવિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સચિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ય સ્તરીય બેઠક યોજી હતી તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જીલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે

આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે

કોવિંદ શુભકામના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને નવા વર્ષ માટે શ્રભકામનાઓ પાઠવી છે તેમના સંદેશમાં શ્રી કોવિંદે કહ્યું છે કે દર નવું વર્ષ નવી શરૂઆતની તક આપે છે અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસના સંકલ્પ પર ભાર મુકે છે રાષ્ર પતિએ કહ્યું કે કોવિડનો આ મુશ્કેલ સમય સૌએ સાથે મળી આગળ વધવાનો સમય છે આ સમય વિવિધતામાં એકતાની ભાવનાને મજબૂત કરતાં સાંસ્કૃતિક મુલ્યોને સશક્ત કરવાનો સમય છે તેમણે લોકોને પ્રેમ કરૂણા અને પૂર્વગ્રહો મુક્ત સર્વસમાવેશી સમાજના નિર્માણ માટે સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો

વૈંકૈયા નાયડુએ કહ્યું કે નવા વર્ષનો અવસર આશા અપેક્ષા અને પરસ્પર જોડાણોની ભાવના મજબૂત બનાવે છે તેમણે નવી આશા અને નવી અપેક્ષાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરવા સૌને આહવાહન કર્યું

સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષને આવકારવા ઉત્સુક છે જો કે આ વર્ષે કોરોનાના કારણે નવા વર્ષ ઉજવણી થોડી ફીક્કી રહેશે

સીડનીમાં આતીશબાજી અને જાહેર મેળાવડા રદ કરાયા છે કોરોના વાયરસના નવા પ્રકારના ભય વચ્ચે યુરોપમાં નવા વર્ષની ઉજવણીઓ રદ રખાઇ છે ચીનની રાજધાની બેઇજીંગમાં નવા વર્ષે યોજાતો લાઇટ શો રદ રખાયો છે જર્મનીમાં લોકોને જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધો મુકાયો છે જાપાનમાં નવા વર્ષ યોજાતો પરંપરાગત કાર્યક્રમ પણ રદ કરાયો છે અમેરીકામાં પણ ઉજવણી પર પ્રતિબંધો મુકાયા છે જો કે ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કાર્યક્રમો યથાવત રીતે યોજાઇ રહ્યા છે દેશમાં પણ લોકો નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે કોરોનાના કારણે અનેક પ્રતિબંધો વચ્ચે ગોવામાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ગોવાના દરિયાકિનારોઓ પર ગીત સંગીત સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જો કે વહીવટીતંત્ર દ્વારા કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય તેવી વ્યવસ્થો કરાઇ છે રાજસ્થાન સરકાર નવવર્ષની પૂર્વ સંધ્યાએ રાજ્યના મોટા શહેરોમાં રાતનો કફર્યુ લગાવવા આદેશ આપ્યો છિ પુદુચેરીમાં પણ આજે યોજાનાર કાર્યક્રમો માટે વિસ્તૃત દિશા નિર્દેશો જાહેર કરાયા છે નવી દિલ્ફીમાં પણ બે દિવસના રાત્રી કફર્યુની જાહેરાત કરાઇ છે રેલ્વે રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આજે રેલ્વે ટીકીટના ઓનલાઇન બુકિંગ માટેની ઇ ટીકીટીંગ વેબસાઇટ અને મોબાઇલ એપના આધુનિક સંસ્કરણનું લોકાર્પણ કર્યું ટીકીટ બુકીંગ સાથે ભોજન વિશ્રામગૃહ અને હોટલ બુકીંગને પણ વેબસાઇટ સાથે જોડાયા છે ટીકીટ બુકીંગ સાથે યાત્રીઓ આ સુવિધાઓને પણ લાભ લઇ શકશે